ચીફ ઓફ ધ ડિફેંસ સ્ટાફ બિપિન રાવતની આગેવાનીમાં યોજાયેલા આ સંરક્ષણ મંથનમાં પાય દળ નૌકાદળ અને હવાઈ દળના વડાની ઉપરાંત અનેક નિષ્ણાંતો પણ જોડાશે સંરક્ષણની જવાબદારી સાંભળતી ત્રણેય પાંખ વચ્ચે સંકલન વધુ ઉત્તમ બને તેવા ઉપાય વિયારવાની સાથે એક નવા એર કમાન્ડ અને મેરિટાઈમ કમાન્ડની રચના કરવા અંગે પણ અહી નિર્ણય થઈ શકે છે અતિ મહત્વની આ લશ્કરી પરિષદનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચન સાથે થશે

કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગાવરની અધ્યક્ષતામાં મળેલી સીબીટીની બેઠકમાં પી

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા ને જણાવ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં ખેડૂતો પાસેથી સાત લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીને આશરે યાર હજાર કરોડ રૂપિયા ચૂકવી અપાયા છે